તેમણે સ્થળાંતર કરતી પ્રજાતીઓના રક્ષણ અંગે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી છે

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વન્યજીવોનું રક્ષણ એ ભારતીય સંસ્કૃતિની એક પરંપરા છે અને આ પરંપરા સદભાવના અને સહઅસ્તીત્વને પ્રોત્સાહન આપે છે પ્રધાનમંત્રીએ દેશમાં વનવિસ્તાર વધારવા અને વન્ય જીવોના રક્ષણ માટે તેમની સરકારે લીધેલા વિવિધ પગલાંઓ અને પહેલની વિગતો આપી હતી આ મુદ્દે સહિયારા પ્રયાસ ઉપર ભાર મુકતા શ્રી મોદીએ કહ્યું કે આ હેતુથી ભારત આસિયાન અને પૂર્વ એશિયાના દેશો સાથે સહકાર વધારવા તત્પર છે

ન્યાયાધીશ ડી

ચંદ્રયૂડના વડપણ હેઠળની બેંચે અવલોકન કર્યું હતું કે મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટીંગ આપવા ઉપર કોઈ અવરોધ રહેશે નહીં અદાલતે આમ કરવામાં શારીરિક મર્યાદા નડતી હોવાની કેન્દ્ર સરકારની દલીલ નકારી કાઢી હતી અદાલતે એમ પણ કહ્યું કે ભુતકાળમાં ઘણી મહિલા અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું હતું ત્યારે આ મુદ્દે વિચાર ધારા બદલવાની જરૂર છે

ગઈકાલે દિલ્ફીમાં કેટ અંગેની વાર્ષિક પરિષદમાં તેમણે કહ્યું કે સુચિત પ્રસ્તાવના અમલીકરણ બાદ કેટ કેન્દ્રશાસિત પ્રદેશની સેવાને લગતા વિવાદો અંગેની કાર્યવાહી હાથ ધરી શકશે શ્રી સિંહે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર માટે કેટની અલાયદી બેંચની રચના કરાશે પણ ત્યાં સુધી ચંડીગઢ બેંચ સંબંધીત વિસ્તારની કાર્યવાહી હાથ ધરશે

રાષ્ટ્રપતિ દમણમાં જુદી જુદી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે દમણના સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરાશે રાષ્ટ્રપતિ દમણમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ નવા આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદઘાટન કરશે હાલમાં આ યોજના હેઠળ છ આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્રો દમણમાં કાર્યરત છે

ગઈકાલે ઈટાનગરમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે આ માર્ગ ફરી શરૂ થતાં ભારત અને મ્યાનમારને બંનેને લાભ થશે એટલું જ નહીં પણ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળતાં બંને દેશીના સંબંધી અને સાંસ્કૃતિક જોડાણ વધુ મજબુત બનશે શ્રી મેને દોહરાવ્યું હતું કે આસિયાન દેશો સાથેના સંબંધો માટે ઈશાન ભારત એક પ્રવેશદ્વાર સમો વિસ્તાર છે

આ બધા જ દર્દીઓના કેસોના સેમ્પલની પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે ચકાસણી કરાઈ હતી

મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ કેન્દ્રીય ટીમો ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ બિહાર સિક્કીમ અને પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોના ગામોની મુલાકાત લઈને સંબંધીત ગામોના નાગરિકોની તબીબી તપાસ કરશે તથા કોરોના વાયરસથી બચવા અંગેની જાણકારી આપશે

હવે આરોગ્ય મંત્રાલયની સૂચના અને તબીબી પ્રોટોકોલના પાલન બાદ સંબંધીતોને આજે બપોરબાદ પાછા ફરવાની છૂટ અપાશે આ કેન્દ્રમાં માલદીવના સાત નાગરિકોને પણ રખાયા છે

ભારત આતંકવાદી જુથોને મળતી આર્થિક સહાય ઘટાડવા પાકિસ્તાન ઉપર દબાણ વધારશે ખાસ કરીને જૈશ એ મહમ્મદના વડા મૌલાના મસુદ અઝહર અને લશ્કર એ તૈયાબાના નેતા ઝકી ઉર રહેમાન લખવી સામે કાર્યવાહી કરવાની માંગણી કરશે

વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ટેન્ડ્રીસ અધનોમે જણાવ્યું છે કે કોરોના વાયરસનો ફેલાવો ક્યાં સુધી પહોંચશે તે અંગેની આગાહી કરવી અશક્ય છે દરમિયાન આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની એક ટુકડી ચીનના બિજિંગ શહેરમાં પહોંચી છે અને આ ટુકડીએ ચીનના નિષ્ણાતો સાથે કોરોના અંગે યર્ચા વિચારણા શરૂ કરી છે

કાશ્મીર અંગેના ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો નથી ઈસ્લામાબાદમાં રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનીયો ગુટેરસે કરેલી ટિપ્પણીના સંદર્ભમાં પત્રકારોના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે વાસ્તવમાં જે મુદ્દે ચર્ચા થવાની જરૂર છે તે મુદ્દો છે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે અને બળપૂર્વક પયાવી પાડેલા ક્ષેત્રને મુક્ત કરવા અંગેની ચર્ચા બાકીના મુદ્દાઓ અંગે દ્વિપક્ષીય ચર્ચા દ્વારા ઉકેલ મેળવી શકાશે તેમણે ભારપૂર્વક કહ્વું કે બંને દેશો વચ્ચે ત્રીજા દેશની દરમીયાનગીરીની કોઈ જરૂર નથી

પક્ષે યૂંટણી પ્રચાર મુક્ત રીતે કરી શકે તે હેતુથી માર્ગમાં રહેલા અવરોધો દૂર કરવા સત્તાવાળાઓને વિનંતી કરી છે પક્ષે જણાવ્યું છે કે પક્ષ પ્રમુખ ફારુખ અબ્દુલ્લા ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લા અને મહામંત્રી અલી મહંમદ સાગરની જાહેર સલામતી ધારા હેઠળ કરાયેલી અટકાયતના કારણે પંચાયતી યૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી પ્રચાર કરવો અશક્ય બાબત છે નેશનલ કોન્ફરન્સે મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારને પત્ર પાઠવીને આ મુજબ વિનંતી કરે છે ઉલ્લેખનિય છે કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત વિસ્તાર બન્યા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અહીં પક્ષના આધારે યોજાશે

રાષ્ટ્રીય અખંડિતતા અને ભાઇયારાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યના રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે આ અંગે પ્રવૃત્તિઓ યાલી રહી છે